લોકસભાની સાતમાં અને છેલ્લા તબકકાની યુંટણીઓ માટે ચુંટણી પ્રચાર તેની ચરમસિમાએ પહ્નેંચ્યો છે

અને પટના વડી અદાલતના એ નિર્ણયને બાજુ પર મૂકી દીધો છે જેમાં તેમને સમાન કામ માટે સમાન વેતનના હકદાર ગણવામાં આવ્યા હતા

આવતીકાલે થનારા મતદાનમાં મહત્વના ઉમેદવારો જાઈએ તો કેન્દ્રીય મંત્રીઓ રાધામોહન સિંઘ ડોકટર હર્ષવર્ધન મેનકા ગાંધી નરેન્દ્રસિંહ તોમર કૃષ્ણ પાલ ગુર્જર અને રાવ ઈન્દ્રજીતસિંગનો સમાવેશ થાય છે જયારે અન્ય મહત્વના ઉમેદવારોમાં ક્રિકેટર ગૌતમ ગંભીર ભારતીય જનતા પક્ષના ભોપાલ બેઠકના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર દિલ્હી ભારતીય જનતા પક્ષના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી કોંગ્રેસના વરિષ્ઠ નેતા શીલા દિક્ષીત જયોતીરાદિત્ય સિંધિયા દિગ્વજયસિંગ અને ભુપેન્દ્રસિંહ હુડા મુકકાબાજ વિજયેન્દ્રસિંગ અને સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવ વગેરેનું ભાવી ઈવીએમમાં આવતીકાલે શીલ થઈ જશે આ ચુંટણીઓ માટેનો જાહેર પ્રયાર ગઈકાલે સાંજે પુરો થઈ ગયો છે

સાતમાં તબકકાની યુંટણીઓ ઉત્તર પ્રદેશ અને પંજાબની તેર તેર પશ્ચિમ બંગાળની નવ બિહાર અને મધ્ય પ્રદેશની આઠ આઠ હિમાચલ પ્રદેશની યાર ઝારખંડની ત્રણ અને ચંડીગઢની એક લોકસભા બેઠક માટે મતદાન થશે

ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશમાં રોબર્ટગંજ અને ગાજીપુરમાં ચુંટણી સભાઓમાં સંબોધન કરશે બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે મધ્ય પ્રદેશના શાજાપુર ધાર અને ખરગૌનમાં ચુંટણી સભા યોજશે ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ અમિત શાહ આજે ઝારખંડના પાકુરમાં ચુંટણી સભા સંબોધશે તેમની સાથે મુખ્યમંત્રી રધુવર દાસ પણ પ્રયારમાં જાડાશે

અને પટના વડી અદાલતના એ નિર્ણયને બાજુ પર મૂકી દીધો છે જેમાં તેમને સમાન કામ માટે સમાન વેતનના હકદાર ગણવામાં આવ્યા હતા ન્યાયમૂર્તિ અભય મનોહર સપ્રે અને યુ યુ

સર્વોચ્ય અદાલતે કહ્યું કે શિક્ષકોની બે અલગ કેડર રાખવાનો રાજ્ય સરકારનો નિર્ણય યોગ્ય છે તેનાથી કરાર આધારિત શિક્ષકોના અધિકારોનું ઉલ્લંઘન નથી થયું અને તેમની સાથે કોઈ ભેદભાવ પણ નથી થયો

મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની ખંડપીઠે એવા વિદેશી નાગરિકોને એક લાખ રૂપિયાના બોન્ડ સાથે બે ભારતીય નાગરિકની જમાનત અને મુક્ત કરાયા બાદ પોતાના રહેઠાંણનું સરનામું જમા કરાવવાનો આદેશ આપ્યો છે સર્વોચ્ય અદાલત એ વાત ઉપર પણ સહમતિ વ્યક્ત કરી કે ગેરકાનૂની જાહેર કરાયેલા વિદેશીઓને પાછા મોકલવા અને અધિક વિદેશી દ્રીબ્યુનલ સ્થાપવા માટે આસામ સરકારને થોડી વધુ સમય આપવામાં આવે જેથી તેઓ રાજદ્વારી સ્તરે થયેલી પ્રગતિની જાણકારી આપી શકે

આયોગે અવલોકન કર્યું કે કોંગ્રેસ નેતા સિધ્ધુએ પ્રથમ દૃષ્ટિએ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંખન કર્યું છે

જા કે સત્તાવાળાઓએ હાલ રસ્તામાં ફસાઈ પડેલા વાહનોની જ અવર જવરની છુટ આપી છે ભુસ્ખલનના કારણે પચ્યીસો જેટલા મોટર વાહનો અને પાંચસો જેટલી ટ્રકો રસ્તામાં જુદા જુદા સ્થળોએ અટવાઈ પડી હતી

બેઠકમાં રાજનૈતિક આર્થિક વ્યાપારિક વૈજ્ઞાનિક ક્ષેત્રિય અને આંતરરાષ્ટ્રીય સહયોગ સહિત દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો

બંને પક્ષોએ ભારત પ્રશાંત આપત્તિ વ્યવસ્થાપન આબોહવા પરિવર્તન અને અન્ય વિષયો પર સહયોગ વધારવા પર સહમતિ વ્યક્ત કરી આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં બ્રિટનના જાડાવાનો પુષ્ટીપત્ર પણ આ વાતચીત દરમિયાન સોંપવામાં આવ્યો

અમેરિકી રાષ્ટ્રપતિએ લગભગ બધી બાકીની વસ્તુઓ પર પ્રશુલ્ક વધારવાના આદેશ આપ્યા તેનાથી શરૂઆતમાં ત્રણસો અબજ ડોલરનો શુલ્ક વધશે

ઈરાન પરના પ્રતિબંધોના વળતા જવાબમાં ઈરાન તરફથી સંભવિત કામગીરીનો સામનો કરવા અગાઉ મોકલવામાં આવેલા વિમાન વાહક જહાજ અબ્રાહમ લીંન્કનની મદદ માટે આ કાફલો મોકલવામાં આવ્યો છે પેંટાગોનના પ્રવકતાએ જણાવ્યું કે મધ્ય પૂર્વ વિસ્તારમાં અમેરિકાના હવાઈ દળના બોમ્બર વિમાનોની ટુકડી પણ આ કાફલા સાથે જાડાશે પેંટાગોને દાવો કર્યો છે કે અમેરીકી સેના અને અમેરીકાના હીતો સામે આક્રમક કાર્યવાહી શરૂ કરવાની ઈરાનની તૈયારી ખાળવા આ ટુકડીઓ મોકલવામાં આવી છે

ટુકડીએ જણાવ્યું કે મંદિરની સફાઈ માટે ઉપર બનાવવામાં આવેલા માચડાને વાવાઝોડાથી નુકસાન થયું છે જેને યોગ્ય કરવામાં આવી રહ્યું છે સત્તાવાર યાદી પ્રમાણે મંદિર પરિસરને આગામી બે ત્રણ દિવસમાં લોકો માટે ખોલી દેવાશે અને એક પખવાડિયામાં મંદિરને સામાન્ય સ્થિતિમાં લાવી દેવાશે રાજ્ય સરકારે આ વિશ્વ ધરોહર સ્થળોને વાવાઝોડાથી થયેલા નુકસાનના મૂલ્યાંકન માટે ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણની મદદ માંગી હતી

આ છૂટ સામાન્ય રીત વેયાણ કિંમત કરવા યાલીસ ટકાથી વધુ હશે એર ઇન્ડિયાના સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું કે એર ઇન્ડિયાના બુકિંગ કાઉન્ટર સહિત તમામ આઉટલેટ પરથી ટિકિટ ખરીદી શકાશે જેમાં એર ઇન્ડિયા મોબાઇલ એપ એર ઇન્ડિયા વેબસાઇટ અને પ્રવાસ એજન્ટોનો સમાવેશ થાય છે